ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુ વાઘાણી આજે બપોર બાદ અસ્થિકળશ સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા જયાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા અસ્થિકળશનું સ્વાગત કરાયું

અહી સ્વર્ગસ્થના અસ્થીઓનું સાબરમતીમાં વિસર્જન કરાશે

જીલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી પ્રમાણે આજે દિવસ દરમ્યાન જીલ્લામાં કોઇ પણ સ્થળે વરસાદ નોંધાયો નથી

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ

રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલી તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ પણ બકરી ઇદ નિમિત્તે શુભકામના પાઠવી છે

જીલ્લા મથક ભુજમાં હમીરસર તળાવ કિનારે આવેલી ઐતિહાસિક દરગાહ ખાતે સમુહ નમાજ અદા કરવામાં આવી હતી જેમાં મૌલાના કાસમશા બાવાએ ઇદ નમાજ ખુત્બો પઢાવ્યો હતો જીલ્લામાં નખત્રાણા માંડવી અંજાર ગાંધીધામ ભયાઉ લખપત અબડાસા રાપર વિસ્તારમાં તેમજ સરહદી ખાવડા બન્ની વિસ્તારમાં પણ કુરબાની ઇદની શ્રધ્ધાપુ ર્વક ઉજવણી કરવામાં આવી રહી હોવાના અહેવાલ છે આશુતોષ અંતાણી કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું નિધન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રહી યુ કેલા પૂ વં કેન્દ્રીય મંત્રી ગુરૂદાસ કામતનું આજે સવારે નવી દિલ્લી ખાતે હ્યદયરોગના હુમલાથી અવસાન થયું છે

કોંગ્રેસના પૂ ર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનીયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ગુરૂદાસ કામતના નિધન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે

ભારતીય સુ કાની વિરાટ કોફલી મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયા હતા પાંચ ટેસ્ટમેચની શ્રેણીમાં ઇન્ગલેન્ડ બે વિરૂધ્ધ એકથી સરસાઇ ધરાવે છે